તેવી જાહેરાત કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ કરી છે જેને પગલે દિનદથાળ પોર્ટ અને ગાંધીધામ ટાઉનશીપના ફજારો લીઝ ધારકોને પગલે લાંબા ગાળાની માંગણી સંતોષસાઈ છે આ નિર્ણયને પંગલે લીઝ ધારકો વ્યાજબી ફી ભરીને લીઝ ટ્રાન્સફર કરી શકે તેમ માટે ભારત સરકારનાં શીપીંગ મંત્રાલય દ્વારા નિયમોમાં પરિવર્તન કરવામાં આવેલ છે અત્યાર સુધી લીઝ ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર ફીની ગણતરી કરતી વખતે જે તે જમીનની વર્તમાન બજાર કિમંતને આધારે ફી નક્કી કરાતી ફતી જેથી ખુબ જ ઊંચી ફી ભરવી પડતી ફતી

જેથી તદન સામાન્ય ટ્રાન્સફર ફી ભરીને લીઝ ટ્રાન્સફર કરી શકશે આ નિર્ણયથી કંડલા બંદર તેમજ દેશના અન્ય બંદર લીઝ ધારકોને સીધો ફાયદો થશે

તદઉપરાંત સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની બાબતોએ ધ્યાન દોરવા અને આ નિયમ શાળાકક્ષાએ દઢ થાય તે માટે પ્લાસ્ટીકમુક્ત ભારતનો સંકલ્પ વિધાર્થીઓને લેવડાવવાનો રહેશે એમ યાદીમાં જણાવાયુ છે આ ઉપરાંત ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા અભિયાન તેમજ શ્રમ દાન કાર્યક્રમ ની વિવિધ રીતે ઉજવણી કરાશે

જયારે માત્ર વર્ષ ડેમે જ એવા છે જે મોટા હોવાના કારણે ફજુ સુધી ડેડ વોટર થી પાણી ઉપર આવ્યું નથી અત્રે ઉલેખનીય છે કે જીલ્લામાં છેલ્લા દોઢ માસમાં થયેલ પાણીનો સંગ્રફ ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી પુરવાર થશે

દરમ્યાન રાજ્યમાં ખેતીને થયેલા નુકશાન અંગે સર્વે કરાવવા અને જરૂર પડ્યે કેન્દ્ર સરકાર સફાય કરશે તેવો નિર્દેશ કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી પુરૂસોત્તમ ભાઈ રૂપાલા આપ્યો છે બીજીબાજી રાજ્યના કૃષિ વિભાગે સર્વે ની કામગીરી ચાલુ કરી દીધી ફોવાનું રાજ્યના કૃષિમંત્રી આર સી ફળદુએ જણાવ્યું છે તેમણે કહ્યું કે સરકારે રાજ્યની ચાર વિમા કંપનીઓને ખેતીમાં નુકશાનનો સર્વે કરી તંત્કાળ વચગાળાની સહાય કરવા સુચના આપી છે

અને તેનાથી નક્કી થઇ શકે છે કે એ બાળકને સાંભળવાનીતકલીફ છે કે નફી જો તકલીફ હોય તો ઓપરેશન અનિવાર્ય બને છે જે ખુબ મોંધુ ફોય છે અંદાજીત પરંતુ ગાંધીનગર સિવિલ ફોસ્પિટલમાં વિનામુલ્ચે ઓપરેશન કરી સાંભળવાનું મશીન બેસાડી દેવામાં આવે છે

અને તેમને કાયમી ઈલાજ માટે રીફર કરવામાં આવ્યા છે વા માળ વરસાદનું જોર નોધપાત્ર રીતે આજથી ઘટે તેવી આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે ફવામાન નિયામક જયંત સરકાર નાં જણાવ્યા પ્રમાણે ત્રીજી ઓકટોબર સુધી રાજ્યમાં ક્યાંક ભારે વરસાદ ની સંભાવના નથી પણ ક્યાંક છુટા છવાયા ઝાપટા પડી શકે છે સોરાષ્ટ્ર કરછમાં આજે મેઘરાજાએ વિરામ લીધો છે અને મોટા ભાગના વિસ્તારમાં ઉઘાડ નીકળવા સાથે ત્સકો પણ નીકળ્યો છે